ત્યારે તેમા રહેલા સેવાના તત્વને કેન્દ્રમાં રાખવાથી લોકભાગીદારી સાથેનું શાસન વ્યવસ્થા વાસ્તવિક બનશે આરતીબેન ભદ્દ કિસાન સંઘ રાહત પેકેજ રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદથી નુકશાન પામેલ પાક માટે ખેડુતોને જાહેર કરાયેલા સર્વગ્રાહી રાહત પેકેજને કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘે આવકારીને જણાવ્યુ હતું કે અગાઉ રૂપિયા સાતસો કરોડ અને ત્યારબાદ રૂ

કિસાન સંઘ દ્રારા આ મુ દે મખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીનો આભાર માનવામાં આવ્યો છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપર તેમજ આકાશવાણીની વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ એન આઈસી ડોટ ઈન પરથી પણ પ્રસારીત થશે

કચ્છમાં નવ માસમાં જ અભયમ દ્રારા કરવામાં આવેલી કામગીરી પીડીત મહિલાઓ માટે ખરા અર્થમાં મદદરૂપ બની છે

આ અભિયાન અંતર્ગત દેશના અલગ અલગ સ્થળે કેમ્પ અને વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે યાલુ સાલે જાન્યુ આરી માસમાં મંદવીની શેઠ સું દરજી વલ્લભદાસજી કોલેજના યજમાન પદે આ કેમ્પ યોજવામાં આવશે આ કેમ્પમાં એન સી સી

આરતીબેન ભદ્દ પક્ષીને ટેગ જિલ્લામાં પ્રથમવાર કરકરા પક્ષીને ટેગ કરવામાં આવ્યુ છે જે સમગ્ર દેશમાં પ્રથમવાર આ કુંજ પ્રજાતિના પક્ષી ડેમોસાઈલ કેન એટલે કે કરકરા પક્ષીને ટેગ કરાતા તે જીપીએસ જીએસએમ મોડ્યુલથી તેના સ્થળાંતરઉડ્યન અને ઋતુ મુજબ વિવિધ દેશોમાં રોકાણ સહિત ડેટા મેળવી શકાશે ભયાઉ તાલુકાના ખારોઈમાં આ પક્ષીને ટેગ કરાતા તેને ખારેઈ નામ આપવામાં આવ્યુ છે આ દરમ્યાન ભયાઉ રેન્જના આર એફ

ટીના વિભાગીય નિયામક દ્રારા માહિતી આપતા જણાવ્યુ છે કે જીએસ આર ટી સીની એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જેમાં બસનું સમયપત્રકએક સ્થળ થી બીજા સ્થળ સુધીનું ભાડુ એડવાન્સ બુકિંગ્ર્ટીકિટના દર તેમજ બસ ટ્રકિંગ સિસ્ટમ એપમાં દર્શાવાઈ છે તેમજ આગામી ટુંક સમયમાં મુસાફર પાસ અને વિધાર્થી પાસ માટે પણ ઓનલાઈન અરજી કરી શકાશે એટલે છાત્રોને બસ ડેપો પર પાસ કઢાવાવ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નફી રહે આ એપના પ્રચાર અને પ્રસાર માટે એસ ટી